કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને દિલ્હીની જીટીબી હોસ્પિટલની મુલાકાત લઇને રસીકરણના પુર્વાભ્યાસની કામગીરી જાતે નીહાળી હતી

આ તબકકાના પ્રતિભાવોના આધારે આજના પુર્વાભ્યાસમાં વધુ સુધારા કરાયા છે આ પુર્વાભ્યાસમાં વાસ્તવમાં રસી આપવા સિવાયની તમામ પ્રક્રિયાઓ હાથ ધરાય છે જેથી વાસ્તવિક રસીકરણ કામગીરી વખતે કેવી મુશ્કેલીઓ આવી શકે તેની ઓળખ કરીને રસીકરણની કામગીરી વધુ અસરકારક બનાવી શકાય નેહલ ઠક્કર કોરોના નવો સ્ટ્રેન રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેન અંગે મળેલા કેસો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં મળેલાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસો અંગે રાજ્ય સરકાર પહેલાથી જ જાગૃત છે

નિષ્ણાતો તેમની દેખરેખ રાખી રહ્યા છે નવો સ્ટ્રેન વધુ ન ફેલાય તે માટે તમામ કાર્યવાહી કરી રહ્યા છીએ

નેહ્લ ઠક્કર જાહેર સેવા આયોગ પરીક્ષા ભુજમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર બિન હથિયારધારી વર્ગ રની પરીક્ષા આવતીકાલે રવિવારના વિવિધ કેન્દ્રો પર લેવાશે પરીક્ષા દરમિયાન કોઇ અનીચ્છનીય બનાવ ન બને અને કા યદો વ્યવસ્થા જળવાય તે માટે પ્રતિબંધાત્મક આદેશો કરાયા છે

એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કુલદીપસિંહ ઝાલા દ્વારા જણાવાયું છે નેહ્લ ઠક્કર માંડવી મુન્દ્રા સી પ્લેન પ્રોજેક્ટ માંડવી મુંદરાને સાંકળતી રો રો ફેરી સેવા શરૂ થવાની વિચારણા વચ્ચે કેન્દ્રના શિપીંગ મંત્રાલયે હવે સુરતથી માંડવી કંડલા અને દ્વારકાને જોડતી સી પ્લેન સર્વિસ શરૂ કરવા આયોજન હાથ ધર્યું છે સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ગુજરાતની જેમ મુંબઈ દિલ્હી આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ જેવા હબને સી પ્લેનથી અલગ અલગ પ્રખ્યાત ધર્મસ્થાનોથી સાંકળવાનું આયોજન છે

આ પ્રસંગે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ આ વિવિધ વિકાસલક્ષી કામોની વિકાસ યાત્રા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે આજથી આ ગામના બધા જ કાર્યો આ સુંદર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે

તુક્ક્લમાં ફલ્કી ગુણવત્તાના સળગી જાય તેવા પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપતિને નુકશાન થાય છે જેથી તેના ઉત્પાદન વેંચાણ ઉડાડવા પર રોક લગાવાઇ છે